પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ગૃહમંત્રી અમિતશાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો તબિયત સુધારા પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સુરતની હોસ્પિટલનું ફરી નિરિક્ષણ કર્યું રાજ્યમાં આજથી વન મહોત્સવનો પ્રારંભ

ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન આવતીકાલે રાજ્યભરમાં

મુખ્યમંત્રીએ રાજકોટ નાગરિક સહકારી બેન્કના ઉપક્રમે આયોજીત લોન સહાય વિતરણ કાર્યક્રમને વિડીઓ કોન્ફરન્સથી સંબોધતાં લોકડાઉનમાં આર્થિક નુકશાન સહન કરનારા નાના વેપારી ધંધા રોજગાર કરનારાને બેઠા કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી

એક ટ્વીટ સંદેશમાં શ્રી અમીત શાહે પોતે જણાવ્યું છે કે તેમની તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહથી તેઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે

કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જ જાહેરાત કરી હતી

અને સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ પ્લાઝ્મા ડોનર્સનું પણ સમ્માન કર્યું હતું

પરિણામે વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે

બોટાદ જિલ્લામાં પણ આઠ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થઇ ઘરે ગયા છે

વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી

પાટણ જિલ્લામાં કોરોનાના નવા નવ કેસ મળી આવ્યા છે

મહીસાગર જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નવો આવ્યો નથી

સવારથી જ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવકોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું ખેડા જિલ્લા યુવક બોર્ડના જિલ્લા સંયોજક પ્રણવ સાગરે જણાવ્યું કે નડિયાદ ખાતે જિલ્લાની મુખ્ય બ્લડ બેન્કના સંયોજનથી બ્લડ બેન્ક હોલ સંતરામ રોડ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વન અને વન્ય સૃષ્ટીનું જતન અને સંવર્ધનએ આપણી ધરોહર છે તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં ઓક્સિજનની આવશ્યકતા રહે છે ત્યારે શુધ્ધ પ્રાણવાયુના નિર્માણમાં વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે રાજકોટ શહેરની પ્રજાને ઘરઆંગણે જ પ્રફતિ તથા જંગલ સફારી જેવી અનુભૂતી મળી રહે તે માટે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે

લગભગ સાડા સાત કરોડના ખર્ચે તૈયાર થનાર આ રામવનમાં માળખાગત પ્રાથમિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે આ ઉપરાંત રાજકોટ ખાતે ગો ગ્રીન રથ ધન્વંતરી રથ અને સંજીવની રથનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું આ ગ્રીન રથના માધ્યમથી તમામ લોકોને વિવિધ રોપાનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવશે

પ્રાચીન શાસ્ત્રો અને પરંપરા અનુસાર માતા કુંતાએ મહાભારતના યુધ્ધ વખતે પૌત્ર અભિમન્યુને રાખડી બાંધીને તેની રક્ષાના આશીર્વાદ આપ્યા હતા રક્ષાબંધન નાતજાત ધર્મ કે ગરીબ તવંગરના વાડાથી પર એવા માત્ર સહોદર જ નહીં મનથી માનેલા ધર્મના ભાઇ બહેનના પણ પવિત્ર પ્રેમનું પ્રતિક છે આવતીકાલે બહેન ભાઇના ઘરે જાય છે અને તેને રાખડી બાંધીને દીર્ઘાયુષ્ય તથા સુખ સમૃધ્ધિના આશીર્વાદ આપે છે ગ્રામ વિસ્તારોમાં યજ્ઞોપવિત બદલ્યા પછી બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધીને સુખ સમૃઘ્ઘિના આશીર્વાદ આપે છે તો દરિયાખેડઓ ખારવા સમાજના ભાઇઓ સપરિવાર દરિયોપૂજવા જાય છે દરિયાખેડૂના પરિવારની મહિલાઓ યુંદડી અને નારિળેય દરિયામાં પધરાવીને પોતાના પિતા ભાઇ કે પતિ અને દિકરાને હેમખેમ રાખવાની પ્રાર્થના કરે છે

નારી સુરક્ષા કેંદ્રની બહેનોએ મળીને દિકરી દિને બાળાઓને ક્રલછડી આપીને અભિવાદન કર્યું હતું કોરોના સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે માસ્ક અને શોસિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે દિકરી દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રી ભુણ હત્યા રોકવા દિકરીઓને જન્મ આપવા અને બાળકીઓને ભણાવવા અને તેમનો દિકરા સમાન ઉછેર કરવા નારી કેંદ્રની બહેનોને સમજ આપવામાં આવી હતી

જી

જી